આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું કે આજે નવા મળી આવેલા પંચાવન કેસો પૈકો પચાસ કેસ અમદાવાદમાં નાંધાયા છે જે તમામ પોઝીટીવ રીપોર્ટ ધરાવતા લોકોનું દિલ્હી મરકજ સાથેનું કનેકશન હોવાનું બહાર આવ્યું છે

તેમાં અમદાવાદમાં પચાસ સુરતમાં બ દાહોદ આણદ અને છોટા ઉદેપુરમાં એક એક કસનો સમાવેશ થાય છે

પંચમહાલ જામનગર મોરબી સાબરકાંઠા અને દાહોદમાં એક એક કેસ નોંધાયા છે

પરિવાર માટે પુરક આવક રળતી સખી મંડળની બહેનોએ એક લાખ માસ્ક બનાવી આરોગ્ય તંત્ર ને ફમણા જ પુરા પાડ્યા છે

માસ્ક ના મોટા ગ્રાફક છે તેવા ખાતાઓ અને ખાનગી સંસ્થા સુધી સખી મંડળ નો સમ્પર્ક કરાવવાની વ્યવસ્થા પણ કરાઈ છે

સરપંચ કિર્તિ ભાઈ ગોર ની જેમત ને લીધે તમામ ગરીબ પરિવાર ને સસ્તા અનાજની દુકાને થી માલ મળી રહ્યો છે અંત્યોદય રાશન કાર્ડ ઉપર મફત અનાજ આપવાનું શરૂ થયા બાદ રૂપાણી સરકારે એ

કાર્ડધારક પરિવાર ને પણ અનાજ નો જથ્થો વિનામુલ્ચે આપવાનું નક્કી કર્યુ છે કોરોના પ્રતિકાર માટે ગામ આખું શિસ્તબધ્ધ બન્યું ફોવાનું સરપંચ કિર્તિભાઈ ગોર જણાવે છે

જેમાં સી આર પી એફ

ના જવાનો માટે વીરતા દિવસ લેખાવાયો અને લડાઈ બાદ આ દિવસની સ્મ્રતિમાં અહીંની સરદાર પોસ્ટ પર સ્મારક પણ બનાવાયું છે આજે પણ દશના લોકો આ દિવસને યાદ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ મોદી ત્યારે અને ગ્રહમંત્રી અમિત શાહ આજે શૌર્ય નિમિતે કચ્છ ની સરહદે પોલીસ અનામત દળના જવાનો એ બતાવેલી વીરતાને બીરદાવો છે